આવતીકાલે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ નિતીશકુમાર સાથે તેમના મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે

આવતીકાલે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ નિતીશકુમાર સાથે તેમના મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે

આની પહેલા નીતિશકુમારને જનતા દળ યુનાઇોડના ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે વરણી કરી હતી

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સહિત બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ચૂં ણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલ પણ બેઠકમાં ઉપસ્થિત હતાં હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ જીતનરામ માંઝી અને વિકાસશીલ ઇન્સાન પાર્ગીના પ્રમુખ મુકેશ સહની પણ બેઠકમાં ઉપસ્થિત હતાં તારકિશોર પ્રસાદને સર્વ સંમતીથી વિધાનસભામાં ભાજપના નેતા તરીકે યુ વામાં આવ્ય છે જયારે રેણુ દેવી ઉપનેતા તરીકે યું ાયા છે દરમિયાન એનડીએના નેતા તરીકે યું ાયા પછી નીતીશ કુમારે કહ્યું કે તેમની મુખ્યમંત્રી બનવાની કોઇ ઇચ્છા નહોતી પરંતુ ભાજપના અનુરોધ પર તેઓ રાજયમાં એનડીએ સરકારનું નેતૃત્વ કરવા માતે તૈયાર થયા છે

વેકૈયા નાયડુએ જનજાતીય સ્વંત્રતા સંગ્રામ સેનાની બિરસા મુંડાના જન્મ દિવસ પર તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે શ્રી નાયડુએ એક વી માં કહયું કે ધરતીઆબાના નામથી પ્રસિધ્ધા બિરસા મુંડાએ અંગ્રેજોના દમન વિરુધ્ધ આદિવાસીઓને એકજુથ કર્યા હતા તેમણે કહ્યું કે બિરસા મુંડાને જનજાતિઓના અધિકારોના સંરક્ષણ માતે કરેલા પ્રયાસો માતે હંમેશા યાદ રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની જન્મજ્યંતિ પર આજે તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે એક ટ્વી સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે બિરસામુંડા સાચા અર્થમાં ગરીબોના મસીહા હતા અને તેમણે સમાજના વંચિત અને પીડિત લોકોની ભલાઇ માલે કામ કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન તથા સામાજિક સદભાવ માતે તેમના પ્રયાસો લોકોને હંમેશા પ્રેરિત કરતા રહેશે પ્રધાનમંત્રીએ ઝારખંડના રહેવાસીએને રાજ્યના સ્થાપના દિવસ ઉપર અભિનંદન પણ પાઠવ્યા છે

તેને રાજસ્થાનના પાલી જીલ્લામાં જેતપુર સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહી છે

ગોળીબાર ભારતે શુક્રવારે નિયંત્રણ રેખા પર કોઈપણ કારણ વગર સંઘર્ષ વિરામના ઉલ્લંઘન બદલ પાકિસ્તાન સામે સખત વિરોધ દર્શાવ્યો છે

આ ગોળીબારમાં યાર નાગરિકોના મોત નિપજ્યાં હતા

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની દળો દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું ખૂબ જ નિદંનીય છે સમગ્ર દેશમાં તહેવારનો માહોલ છે તેવા જ સમયે પાકિસ્તાને આ ગોળીબાર કર્યો હતો પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં તોપ અને મોર્ગર સહિત અન્ય હથિયારો દ્વારા ગોળા ફેંક્યાં હતા જાવડેકર રામસર કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતમાં બે વધુ વે લેન્ડ વિસ્તારોને રામસર સ્થળ તરીકે સમાવવા અંગે ખુશી વ્યક્ત કરી છે આ બે સ્થળોમાં મહારાષ્ટ્રની લોના ઝીલ અને ઉત્તર પ્રદેશના આગ્રાનુ સુર સરોવર કે જે કીથમ ઝીલ તરીકે પણ ઓળખાય છે તેનો સમાવેશ થાય છે શ્રી જાવડેકરે એક વી માં જણાવ્યું કે વે લેન્ડ વિસ્તારો વિશ્વના એવા સ્થળો છે જ પાણીને કુદરતી રીતે શુદ્ધ બનાવે છે તેઓ પૃથ્વી પરની સૌથી અસરકારક ઇકોસિસ્તમ છે

જેનો હેતુ વૈશ્વિક સ્તરે જૈવવિવિધતાને જાળવી રાખવા માલે વે લેન્ડ વિસ્તારોના વિકાસ અને જાળવણીનું આંતરરાષ્ટ્રીય ને વર્ક બનાવવાનો છે

સૂત્રોએ જણાવ્યું હતું કે આ ગેંગમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ અને ધરપકડ કરવા માટે શોધ અને તપાસ કાર્યવાહી હાથ ધરાઇ છે જે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જે આ કેસમાં લાભાર્થી પણ છે અને જેમણે વસ્તુ અને સેવા કર તથા આવકવેરા અને મની લોન્ડરિંગને કરવા માટે નકલી બિલનો ઉપયોગ કર્યો છે આ કેસોમાં સામેલ મુખ્ય ચીજોમાં લોખંડ અને સીલ તાંબાના વાયર પ્લાસિકના દાણા તૈયાર વસ્ત્રો સોના અને ચાંદી કૃષિ ઉત્પાદનો ડેરી ઉત્પાદનો અને મોબાઈલ સામેલ છે

આનાથી આગામી દિવસોમાં ઘણી વધુ ધરપકડ થઈ શકે છે